શ્રી મોદીએ કહ્યું કે આજે દેશ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડની દિશામાં આગાળ વધી રહ્યા છે જેમાંથી રોજગાર માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા ગરીબ શ્રમિકોને ખુબ ફાયદો થશે

કેટલાંક લોકો વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં લાપરવાહી ભર્યું વર્તન કરી રહ્યા છે પ્રધાનમંત્રીએ કલ્યાણ યોજનાઓને સફળ બનાવવામાં ખેડૂતો અને પ્રામાણિક કરદાતાના યોગદાન માટે તેમનો આભાર માન્યો

આત્મનિર્ભર ભારત માટે શ્રી મોદીએ વોકલ ફોર લોકલ સંકલ્પને દોહરાવતા શ્રી મોદીએ લોકોને માસ્ક પહેરતા સામાજિક અંતર જાળવવા અનુરોધ કર્યો હતો

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની વિશાળ વસતી માટે રસીકરણ અને સારવારની વ્યવસ્થા સાથે જ આ પ્રક્રિયામાં સામેલ હોય તેવી વિવિધ એજન્સીઓ વચ્ચેના સમન્વય અને તેમની ભૂમિકા ઉપર ધ્યાન આપવું જરૂરી છે આ રાષ્ટ્રીય પ્રયાસમાં ખાનગી ક્ષેત્ર અને નાગરીક સમાજ બંનેએ ભૂમિકા અદા કરવી પડશે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય પ્રયાસના માળખાગતન ચાર માર્ગદર્શક સિધ્ધાંત આપ્યા હતા જેમાં તેમણે પ્રથમ નબળા સમુહોની ઓળખ કરવા અને શરૂઆતમાં તેમને રસીકરણની પ્રાથમિકતાને ધ્યાનમાં લેવા જણાવ્યું હતું જેમાં ડોકટર નર્સ આરોગ્ય કર્મચારી તબીબી સેવા સિવાયની સેવાઓ સાથે જોડાયેલા આગવી હરોળના કોરોના યોધ્ધા અને સામાન્ય જનતાનો સમાવેશ થાય છે બીજા સિધ્ધાંતમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર પ્રક્રિયાની દેખરેખ નિયત સમયમાં થવી જોઇએ શ્રી મોદીએ વ્યાપક રૂપે ઉપલબ્ધ ટેકનોલોજી વિકલ્પોના મુલ્યાંકન કરવા અંગે પણ અધિકારીઓને નિર્દેશ આપ્યા જેથી બધા માટે સમયબધ્ધ રીતે રસીકરણનો રાષ્ટ્રીય પ્રયાસ સંભવ બની શકે પ્રધાનમંત્રીએ નીર્દેશ આપ્યો કે વ્યાપક રસીકરણ માટે એક વિસ્તૃત યોજના તાત્કાલિક ોધરણે બનાવવાની આવશ્યકતા છે આ બેઠકમાં રસીને વિકસાવવા અંગેના વર્તમાન પ્રયાસો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેક અને ભારતીય તબીબી સંશોધન પરિષદ આઈ સી એમ આર ના સંયુક્ત ઉપક્રમે આ રસી બનાવવામાં આવી રહી છે સમગ્ર દેશમાં આવતા મહિનાથી આ રસીમાટે તબક્કાવાર માનવ પરીક્ષણ હાથ ધરવામાં આવશે કોવેક્સિન રસી સાર્સ સી ઓ વી ટુ નામના સંક્રમિત વાયરસના સ્ટ્રેનમાંથી બનાવવામાં આવી છે જેણે પ્રી ક્લિનિકલ ટ્રાયલ દરમ્યાન સારા પરિણામ આપ્યા છે

આ વેબ ટૂલ આઇઆઇટી ગાંધીનગરના કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના એમ ટેક ના વિદ્યાર્થી કુશપાલસિંહ યાદવ મુખ્ય સંશોધક દ્વારા કોઝિટિવ સાયન્સ અને કમ્પ્યુટર સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રો કૃષ્ણપ્રસાદ મિયાપુરમના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવ્યું છે આ સિસ્ટમ હવે વેબ ઇન્ટરફેસ તરીકે ઉપલબ્ધ છે

સામાન્ય નાગરીકો તબીબી કર્મચારીઓ પોલીસ અને સંરક્ષણ કર્મચારીઓ પણ કોરોનાનો ભોગ બની રહયાં છે

રાજયના ઉચ્યશિક્ષણ મંત્રી કે

ભારત ચીન ભારત અને ચીન વચ્ચેની મંત્રણાનો ત્રીજો રાઉન્ડ પુર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક આવેલી યુશુલ સીમા ચોકી પર ચાલુ છે આકાશવાણીના સંવાદદાતાના જણાવ્યા મુજબ બંને દેશોના કમાન્ડર સ્તરના ઉચ્ચ અધિકારીઓ પુર્વ લદાખની સરહદ મામલે તણાવ ઓછો કરવા વિયાર વિમર્શ કરી રહયાં છે

પ્રકાશ જાવડેકર માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે ચીનની એપ પર પ્રતિબંધ લગાવવાના સરકારના નિર્ણયથી ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓને ફાયદો થશે અને તેઓ વધુ સારા વિકલ્પ આપી શકશે તેમણે કહયું કે આત્મનિર્ભર ભારતની દિશામાં ઉઠાવેલુ દરેક પગલુ યોગ્ય છે તેમણે કહ્યું કે આ નિર્ણયની દેશમાં પ્રશંસા થઇ રહી છે

આ અભ્યાસક્રમ આઇઆઇટી મદ્રાસ ધ્વારા સંચાલિત કરવામાં આવે છે